તેઓ ઇકોનોમીઝ ફોરમના સભ્યો છે અને આબોહવા પરિવર્તન મોટે સંવેદનશીલ છે

જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ પ્રતિદિન વધી રહ્યો છે

જયારે રાપર તાલુકામાં ગઈકાલે એકપણ પોઝીટીવ દર્દી નોંધાયો ન હતો ગઈકાલે સ્વસ્થ થયેલ પર દર્દીઓને ઘરે જવાની રજા અપાઈ હતી

તેવુ સુ ત્રોએ જ્ણાવ્યુ છે આ પ્લાન્ટ આશરે પંદરેક દિવસમાં આવી જતા સ્થાપી ચાલુ કરવામાં આવશે હાલ જી